આ પ્રસંગે શ્રી રૂપાણીએ જણાવ્યુ હતું કે બ્લૂ ફ્લેગ જેવો વૈશ્વિક માપદંડ હાંસલ કરનાર શિવરાજપુર સાગરતટ ગુજરાતનું ગૌરવ બન્યો છે સહેલાણીઓ માટે શ્રેષ્ઠ સગવડ અહી ઊભી કરવાની નેમ વ્યકત કરતાં તેમણે ઉમેર્યું હતું કે દ્વારકા જેવા ધાર્મિક યાત્રા સ્થળ નજીક આવેલો આ બીય પરિવાર પર્યટન માટે આદર્શ બનશે આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ અને પર્યટન મંત્રી વાસણભાઈ આહિર ઉપસ્થિત હતા અગાઉ દ્વારકા પહોંચીને શ્રી રૂપાણી જગત મંદીર ગયા હતા અને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા જુનાગઢ મુખ્યમંત્રી જુનાગઢ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી એ આજે ત્રણસો ઓગણીસ કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું ખાત મહૂર્ત કર્યું હતું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમામ શહેરોમાં પાકી અને મજબૂત ગટર નિર્માણ કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં આ વર્ષના અંતમાં ભૂગર્ભ ગટર તૈયાર થઈ જશે ગિરનાર રોપ વે ને કારણે વિશ્વભરના પ્રવાસીઓનું ધ્યાન જૂનાગઢ તરફ ખેંચાય રહ્યું છે ત્યારે આજે રૂ

આંતરરાષ્ટ્રીય કક્ષાનો અત્યાધુનિક સુવિધા સાથેનું યુરોપીયન યુનિયનનાં નિયમ મુજબના બંદરનું નિર્માણ કરવામાં આવશે

ડુંગળીના વેપારનું ખૂબ મોટું મથક ગણાતા મહ્વા માર્કેટ થાર્ડના સંચાલકોએ આ નિર્ણય લીધો છે

ડુંગળીનો જથ્થો દેશાવરના ખરીદદારો ને મોકલાઈ ગયા બાદ સંગ્રહ ની જગ્યા ખુલ્લી થતાં ખેડૂતો પાસેથી નવો માલ અહી વેચાણ માટે લેવાશે મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે રાજકોટમાં પાંચસો ઓંગણએસી કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે

આનંદ આજે મહેસાણા પહોંચ્યા હતા